રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ તથા ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દાદરાનગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ આજે હળવોથી ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમદાવાદમાં શ્રી પ્રદીપસિંહ જાડેજા રાજકોટમાં શ્રીરણછોડભાઈ ફળદુ ગાંધીનગરમાં શ્રી કૌશિકભાઈ પટેલ સહિત જુદા જુદા જિલ્લાઓમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ જિલ્લા કક્ષાએ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં જાડાશે રાજ્યના જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જનઉત્સવમાં પ્રખ્યાત ગાયકો ગુજરાતી ફિલ્મ કલાકારો નર્મદા મૈયાના જળના વધામણા કરતાં ગીતોની સંગીત મઢી રજૂઆત કરશે

રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રતે જૂનાગઢમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલનમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની માંગ છે આ ખેતી જ ઇશ્વરની પૂજા અને પ્રકૃતિનું રક્ષણ કરનારી છે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતના મિત્ર એવા અળશિયાનો વધારો થશે અને સાથે સાથે રાસાયણિક ખેતીથી બંજર થઇ ગયેલી જમીન નવી પેઢીને ન આપી ફળદ્રપ જમીન આપવા તેઓએ અનુરોધ કર્યો હતો

પદ્મશ્રી સુભાષ પાલેકરે ખેડૂતોને મગફળી શેરડી અને અન્ય ખેત પેદાશોની ખેતી જીવામૃત બનાવી કઇ રીતે કરવી તેની ટેકનીકલ માહિતી આપી કહ્યુ હતુ કે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમના વતનમા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આ ખેતીના પરિણામો તેમણે જાતે અનુભવ્યા છે તેમ જણાવીને હવે ગુજરાતમા ખેડૂતો આ દિશામાં ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપી રહ્યા છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ગુજરાતના મુખ્ય કન્વીનરશ્રી પ્રકૃલભાઇ સેંજળીયાએ ગુજરાતના ખેડૂતોમા આવી રહેલી જાગૃતિ અને ગિરનારની ગોદમા યોજાઇ રહેલી આ અધિવેશન કૃષિ ક્ષેત્રે કલ્યાણ અને સૃષ્ટીને ઝેર મુક્ત કરવાનુ માધ્યમ બનશે તેમ કહ્યુ હતુ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડા પાઠકે રાજ્યપાલશ્રીનુ પ્રાકૃતિક ખેતીનુ માર્ગદર્શન કૃષિ તજજ્ઞોને પણ ઉપયોગી બનશે તેમ કહી પ્રાકૃતિક ખેતીમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તમામ પ્રકારની સેવા આપવા કટીબદ્વ છે તેમ જણાવ્યુ હતુ

મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે દ્વારા સ્વર્ગસ્થ વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથી નિમિત્ત આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

ટી

આ અવસરે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે બીજાના દુઃખ સમજી શકે તેવા સંવેદનશીલ લોકો જ આવા આયોજનો કરી શકે આ મેડિકલ કેમ્પ દુખીયાના આંસુ લુછવા માટેનો સંવેદનશીલ અભિગમ છે તેવી જ રીતો સરકાર પણ લોકોને મદદરૂપ થવા સતત કાર્યરત છે આ તકે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે દર્દી દેવો ભવના મંત્રને મેગા મેડિકલ કેમ્પ થકી ચરિતાર્થ કરાયો છે

જે ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે

ઉપરાંત જનરલ હોસ્પિટલ તથા ગેઈમ્સના સહકાર આવતીકાલે એક દિવસ માટે ભુજના જનરલ હોસ્પિટલ ખાતે મુખ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

વર્ષાઋતુમાં સામાન્યતઃ ઋતુજન્ય રોગયાળાની અસર વર્તાતી હોથ છે ત્યારે આવા સંજોગોમાં ડોકટર સેલ દ્વારા આયોજિત મોન્સૂન મેડિકલ કેમ્પ લોકોને ખૂબ ઉપયોગી સાબિત થશે તેવું જિલ્લા ડોકટર સેલના ડો રામ ગઢવી દ્વારા જણાવાયું હતું

રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આફીર અને સાંસદ શ્રી વિનોદ યાવડાએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના અભિગમને બિરદાવી

યાર દિવસ સુધી ચાલનારા નખત્રાણા નજીકના મોટાયક્ષના લોકમેળામાં સૌપ્રથમવાર કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો અને લાભાર્થીઓને મળી રહે તે માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિઝલન આઉટરીય બ્યુરો દ્વારા પેવેલિયન ઊભું કરવામાં આવ્યું હતું

વરસાદ ડેમ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ તથા ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દાદરાનગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ આજે હળવોથી ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે

હવામાન ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ આવનારા બે ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ આણંદ અને દાહોદમાં તથા ભાવનગર અને બોટાદના કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે

હવામાન ખાતાએ છોટા ઉદેપુર વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે જ્યારે પંચમહાલ દાહોદ મફીસાગર અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે આવનારા બે ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે

ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું છે

જિલ્લાની આઠ હજાર હેક્ટર ખેતીની જમીન માટે સિંચાઈનું પાણી મેળવતા ખાનપુર લુણાવાડા અને વીરપુરના ખેડૂતો ખુશાલીમાં છે અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મહી નદીના ઉપરવાસમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે કડાણા ડેમની પાણીની સપાટી વધી છે તથા ગઈકાલે સવારે અને સાંજે મળીને આશરે નવ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાતા આંકલાવ અને બોરસદ તાલુકાના કાંઠાના ગામોની સીમમાં પાણી ધૂસ્યા હતા ઉમેટા ખડોલ તથા અન્ય કેટલાંક માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને સાવચેત કરી દીધા છે અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે માઝ્રમ મેશ્વો વેડી તેમજ વાત્રક જળાશયમાં પાણીની આવક થઈ રહી છે માઝ્રમ જળાશયમાંથી પાણી છોડાતા નદીઓના ચેકડેમ ભરાયા છે તો આસપાસના કુવાઓ પાણીથી રીયાર્જ થયા છે